લોકસભાની બાકી રહેલી છ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે

પી એલ ક્રિકેટ સ્પર્ધામાં આજે રાત્રે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો થશે ભારતના પી વી સિંધુ સાયના નહેવાલ કિદામ્બી શ્રીકાંત અને સમીર વર્માએ સિંગાપુર ઓપન બેડમિન્ટન સ્પર્ધાની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે

આજની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં અશોક ગજપતીરાજુ આર

રાવ પનાબકા લક્ષ્મી ચંદ્રાબાબુ નાયડુ જગમોહન રેડ્ડી તેલંગણામાં રેણુકા ચોધરી ઉત્તમકુમાર રેડ્ડી ટી આર એસ ના વડાની પુત્રી કવિતા એમ

એમ ના અસાઉદ્દીન ઔવેસી ઉત્તરપ્રદેશમાં કેન્દ્રીયમંત્રી વી

સિંહ સત્યાપલસિંહ અને મહેશ શર્મા આર એલ ડી ના વડા અજીત સિંહ બીજેપીના સંજીવ બલયાન ઇમરાન મસુદ બિહારમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી એલ

પી ના ચિરાગ પાસવાન મહારાષ્ટ્રમાં નાગપુર બેઠક પરથી કેન્દ્રીયમંત્રી નિતીન ગડકરી જેવા મહાનુભાવોનું રાજકીય ભાવિ ઇ વી એમ માં કેદ થયું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બિહારના ભાગલપુરમાં ચૂંટણી રેલી સંબોધી હતી તેમણે કહ્યું કે એન ડી એ સરકાર સત્તામાં પાછી ફરશે તો તેઓ નાના વેપારીઓ માટે રાષ્ટ્રીય વેપાર પંચની સ્થાપના કરશે એવી જ રીતે જી એસ ટી

એવી જ રીતે નાના વેપારીઓ માટે પેન્શનની યોજના શરૂ કરાશે

એસ ટી નું ભારણ ઘટાડ્યું છે તેમણે દાવો કર્યો હતો કે એન ડી એ સરકારે દેશની સલામતી સાથે બાંધછોડ કરી નથી ત્યારબાદ આસામના મંગોલદોઇમાં ચૂંટણી રેલીને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું હતું કે આસામના વિકાસ માટે છેલ્લા પાંચ વર્ષમાં ઘણા પગલા લેવાયા છે હવે લોકોએ નિર્ણય લેવાનો છે કે તેમને કેવા પ્રકારનો વિકાસ જોઇએ છે ભાજપના અધ્યક્ષ અમિત શાહે પશ્ચિમ બંગાળની દાર્જલીંગ જિલ્લામાં કલીમપોંગ ખાતે રેલીમાં બોલતા જણાવ્યું હતું કે જો એન ડી એ સરકાર સત્તામાં પાછી ફરે તો તે સમગ્ર દેશમાં એન આર સી ને અમલમાં મુકશે તેમણે કહ્યું કે બધી જ ગોરખા ઉપજાતિઓને પક્ષના ચૂંટણી ઢંઢેરા મુજબ આદિજાતીનો દરજજો અપાશે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાર્જીલીંગમાં જણાવ્યું હતું કે તેમની સરકારે બંગાળના અને દાર્જીલીંગના હિતમાં અને પ્રગતિ માટે ઘણી યોજનાઓ અમલમાં મુકી છે તેમણે કહ્યું કે તેમની સરકાર બંગાળમાં એન આર સી નો અમલ થવા દેશે નહીં

યુ પી એ ના ચેરપર્સન સોનિયા ગાંધીએ આજે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યું છે આ અગાઉ તેમણે રાયબરેલીમાં રોડ શો યોજ્યો હતો આ બેઠક ઉપર સુ શ્રી સોનિયા ગાંધી અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા દિનેશ પ્રતાપસિંહ વચ્ચે સીધો મુકાબલો થશે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ આજે અમેઠી બેઠક પર ઉમેદવારી નોંધાવી હતી આ અગાઉ તેમણે પણ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે રોડ શો યોજ્યો હતો

ત્રીજા તબક્કાની ચૂંટણીમાં આ બેઠકો માટે આગામી છઠ્ઠી મે ના રોજ મતદાન થવાનું છે

આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રીયમંત્રી મુખ્વાર અબ્બાસ નકવીએ તૃણમુલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘણા મતદાન મથકોએ તોફાન કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે કહ્યું કે પ્રદેશ ભાજપ એકમે મુખ્ય ચૂંટણી અધિકારીને આ અંગે ફરિયાદ કરી છે

ન્યાયાધીશ ડી

ચંદ્રચૂડના વડપણ હેઠળની બેન્ચે ચુકાદામાં જણાવ્યું હતું કે દંડની રકમ ફિલ્મના નિર્માતા અને સિનેમા ગૃહના માલિકોને તેમના અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ થવા બદલ વળતર પેટે આપવી જોઇએ

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું છે કે તેઓ આ કેસનો ચૂકાદો આવતીકાલે આપશે બિનસરકારી સંસ્થા એ ડી

એ તેમની અરજીમાં આ પ્રકારના ચૂંટણી બોન્ડ આપવા ઉપર પ્રતિબંધ મુકવા અથવા ચૂંટણી ભંડોળમાં નાણા આપનાર દાતાનું નામ જાહેર કરવા નિર્દેશ આપવા અદાલતને વિનંતી કરી છે અરજદારે જણાવ્યું છે કે આમ થવાથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બનશે સરકારવતી અદાલતમાં ઉપસ્થિત રહેલા એટર્ની જનરલ કે

વેણુગોપાલે દલીલ કરી હતી કે ચૂંટણીમાં કાળા નાણાનો ઉપયોગ થતો અટકાવવા આ યોજના શરૂ કરાઇ છે